પ્રાદેશિક સમાયાર નિશા શ્રીમાળી વાંચે છે

શ્રી મોદીની ગાંધી આશ્રમની મુલાકાતને અનુલક્ષીને આજે સવારથી જ યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગાંધી આશ્રમમાં બહારથી આવનારા મુલાકાતીઓનું ચેકિંગ કરી અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે આશ્રમના બંને ગેટ પર પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે પ્રધાન મંત્રીના સભા સ્થળ માટે પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે

આ સાથે જ દેશ ભરમાં ચાલનારી આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણીનો પણ પ્રારંભ થશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાબરમતી આશ્રમ ખાતેના મુખ્ય કાર્યક્રમ માં ઉપસ્થિત રહેશે જ્યારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી મહર્ષિ અરવિંદ ઘોષની કર્મભૂમિ વડોદરાના કાર્યક્રમમાં જોડાશે તો સરદાર સાહેબના સત્યાગ્રહની ભૂમિ એવા બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમા હાજર રહેશે ગાંધી બાપુના જન્મસ્થળ પોરબંદર ખાતે મંત્રી આર

ફળદુ તો નમક સત્યાગ્રહના તીર્થ એવા દાંડી ખાતે રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ હાજર રહેશે

જેમાં સ્વતંત્રતાની સુવર્ણ જયંતી માટે નો સંદેશ અપાશે પ્રધાન મંત્રી શ્રી મોદી આવતીકાલે એરપોર્ટથી સીધા જ સાબરમતી આશ્રમ જશે પ્રધાન મંત્રી અને અન્ય વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ દાંડી યાત્રામાં ગાંધી અનુયાયીઓ સાથે થોડા અંતર સુધી ચાલે તેવી પણ શક્યતા છે

આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ની સ્થાપના કરવામાં આવી છે જેમાં વધુને વધુ યોગ ટ્રેનરો જોડાઇને વિવિધ યોગ શિબિરો દ્વારા રાજ્યમાં અબાલવુધ્ધોને યોગસાધનાની પ્રેરણા આપી રહ્યાં છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બા દ

મુંબઈની સૈફી હોસ્પિટલ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા એયર એમ્બ્યુલન્સથી તેમનું પાર્થિવ શરીર બ્રહ્માકુમારીઝના આબુ રોડ ખાતે આવેલ આંતરરાષ્ટ્રીય મુખ્યાલય એવા શાંતિવન ખાતે લાવવામાં આવશે

ફળદુ રાજ્યના કૃષિ વાહન વ્યવહાર કેબિનેટ મંત્રી આર

વિમલભાઈ કગથરા અને હોસ્પિટલના સુપરિટેન્ડન મેડિકલ કોલેજના ડિન સહિત ના અધિકારીઓ હાજર રહ્યા હતા

ઠેર ઠેર મહાદેવમાં ભક્તો દ્વારા દર્શન પૂજા આરતી સહિતના ઘણા કાર્યક્રમો યોજાયા છે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને મહા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્ત વિશેષ પીળા રંગનાં પુષ્પો પીતાંબરનો શૃંગાર કરવામાં આવેલ છે

ટ્રસ્ટ દ્વારા પારંપરિક ધ્વજા પૂજા ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પ્રવીણભાઈ લહેરીના હસ્તે કરવામાં આવેલ હતી ત્યાર બાદ પાલખીયાત્રા યોજાઇ હતી મોટો સંખ્યામાં જનમેદનીએ મહાશિવરાત્રી પર્વ પર નિરાંતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી જૂનાગઢ જિલ્લાની ભવનાથ તળેટીમાં કોરોનાને ધ્યાને રાખી સાર્વજનિક મેળી રદ્દ કરાયો છે જો કે આજે જૂના અખાડાથી સાધુ સમાજની શોભાયાત્રા નીકળશે જે રાત્રે બાર વાગે ભવનાથ મંદિરે પહોંચી મૃગીકુંડમાં સ્નાન કરી સંતોનાં મેળાની પૂર્ણાહ્તિ કરવામાં આવશે નર્મદા જિલ્લાનાં કુબેર ભંડારી ખાતે મોટી સંખ્યામં શિવભક્તો દર્શનાર્થી ઉમટ્યા હતાં શિવરાત્રી પર્વ નિમિત્તે એક ભક્ત દ્વારા કુબેર દાદાની સુંદર આબેહૂબ રંગોળી કરાઈ હતી જે લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી

આશરે સો કિલો વજન ધરાવતી શિવજી માં પાર્વતી અને ગણેશજીની પ્રતિમાનાં દર્શન કરી ભક્તોએ ધન્યતાં અનુભવી હતી

પંચમહાલ જિલ્લનાં તાજપુરા નારાયણ ધામ ખાતે શોભાયાત્રા યોજાઈ હતી

સુરત શહેરમાં આજે મહાશિવરાત્રી પર્વની બધા જ શિવાલયોમાં ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જોકે મંદિર સંચાલકો દ્વારા આ વખતે ભક્તો માટે કોરોના ગાઈડ લાઈન્સનું યુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું

વ્યારાનાં નર્મદે શંકર મહાદેવજીનાં પૌરાણિક શિવાલયમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ પૂજા અર્ચના કરી હતી